આશુતોષ અંતાણી રાજ્યઃ રથયાત્રા ગુજરાતમાં અષાઢી બીજના પરંપરાગત નીકળતી અમદાવાદ ખાતેની રથયાત્રાને ગુજરાત વડી અદાલતે શરતોને આધિન નીકાળવાની મંજૂરી આપી છે સર્વોચ્ચ અદાલતે અમ્યુક શરતોને આધીન પુરીમાં રથયાત્રાને મંજૂરી આપ્યા બાદ ગુજરાત વડી અદાલતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાથ ધરાયેલી સુનાવણ બાદ આ નિર્ણય કર્યો હતો આ રથયાત્રામાં સામાજીક અંતર ખાસ જળવાય તેવો નિર્દેશ અદાલતે આપ્યો હતો

આશતોષ અંતાણી કચ્છઃ વરસાદ અષાડી બીજ અગાઉ જ મહેરબાન બનેલા મેઘરાજાએ ખાસ કરીને જિલ્લાના બે બંદરિય શહેરો માંડવી અને મુન્દ્રા પર વિશેષ વહાલ વરસાવ્યું છે માંડવીમાં એક જ દિવસમાં પોણા છ ઇંચ વરસાદ થતાં શહેરમાં ઠેર ઠેર ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ચાલુ સિઝનના પ્રથમ વરસાદથી જ શહેરનું ટોપણસર તળાવ ઓગની જતાં નગરપતિ મેહુલ શાહ દ્વારા તેને વધાવવામાં આવ્યું હતું

આશુતોષ અંતાણી વીજબિલ માફી પરિપત્ર વૈશ્વિક મહામારી કોરોના સામેની લડત માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉનના આદેશ આપવામાં આવ્યા હતા